તિરંગા યાત્રા રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્ઠ ખાતે રાષ્ટ્રીય એકતા સમિતિ આયોજિત કેન્દ્રીય નાગરિકતા સુધારા કાયદાને સમર્થન આપવા યોજાયેલ રાષ્ટ્રીય એકતાની બે કિલોમીટર લંબાઈના રાષ્ટ્ર ધ્વજની તિરંગાયાત્રાને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પ્રસ્થાન કરાવ્યૂ આ પ્રસંગે તેમણે જણાવ્યુ કે પાડોશી દેશોમાંથી પીડિત થઈને આવેલ અલ્પસંખ્યક ભાઈઓ બહેનોને નાગરિકતા ના મળી નાગરિકતા સંશોધન કાયદાને સમગ્ર દેશમાંથી પ્રચંડ જનસમર્થન મળી રહ્યું છે મુખ્યમંત્રીશ્રીએ આ તકે દેશ માટે સમય કાઢીને તિરંગા યાત્રા માં ભાગ લેવા બદલ સૌ નાગરિકોને અભિનંદન આપ્યા હતા આ પ્રસંગે શિક્ષણમંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ યુડાસમાએ કહ્યું હતું કે પાકિસ્તાન બાંગ્લાદેશ વગેરે દેશોના અલ્પસંખ્યક શરણાર્થી લોકોને નાગરિકતા આપવાની વાત આ કાયદામાં કરાય છે

પશુપાલન અને પાણીપુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળિયા એ જણાવ્યું હતું કે આજે આ તિરંગાયાત્રામાં ખૂબ જ મોટી સંખ્યામાં શાળા મહાશાળા સામાજિક સંસ્થાઓ ધાર્મિક સંસ્થાઓ અને લોકો ઉપસ્થિત રહ્યા છે ત્યારે મને ગર્વ થાય છે કે અભૂતપૂર્વ અને ઐતિહાસિક નિર્ણય દેશહિત અને માનવતા માટે નાગરિકતા સંશોધન કાયદો ઘડીને કરેલ છે

મુખ્યમંત્રી વિજય રૂપાણી માંડવી બીય ખાતે ટેન્ટ સીટી અને અર્બન કચ્છ ટુરીસ્ટ રીસેપ્શન તેમજ રીફ્રેશમેન્ટ સેન્ટરન્ ઉદઘાટન કરશે રણની મુલાકાત લેતા પ્રવાસીઓ હવેથી કચ્છના દરિયાકાંઠાની પણ મજા માણી શકશે રાત્રિરોકાણ માટે ટેન્ટ સિટીનુ પણ નિર્માણ કરાયુ છે

આ ઉપરાંત એવેએશન આધારિત એડવેનચર રમતોની સાથે વિવિધ અન્ય રમતોનું પણ આયોજન કરાયુ છે સ્થાનિક લોકોને રોજગારી મળે તે હેતુથી ઠ્સ્તકલાના સ્ટોલ અને કૂડ સ્ટોલનું પણ આયોજન કરાયુ છે રાણીની વાવ કેન્દ્રિય સાંસ્ક્રતિક બાબતો અને પ્રવાસન મંત્રી પ્રહલાદ સિંગ પટેલે આજે રાણકી વાવની મુલાકાત લીધી હતી

તેમની સાથે તેમના પરિજનો પણ મુલાકાત માં જોડાયા હતા સ્થાનિક ભાજપ આગેવાનો અને વહીવટી તંત્રએ તેમનુ ઉષ્માપૂર્ણ સ્વાગત કરી પાટણ ની મીઠાઈ દેવડા અને રેવડી આપી હતી પ્રદીપસિંહ કેન્દ્ર સરકારના પ્રવાસન અને સાંસ્કૃતિક બાબતોના કેન્દ્રીયમંત્રી પ્રહલાદસિંહ પટેલે મોઢેરા ખાતેના સૂર્યમંદિરની મુલાકાત લીધી હતી મહેસાણા જિલ્લાનું ઐતિહાસિક સ્થળ કહી શકાય એવું સૂર્યમંદિર ભારતભરમાં નામના ધરાવે છે